પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

નલીયામાં ત્રણ ડીગ્રી તાપમાન રહ્યું અમદાવાદ મુંબઇ તેજસ ટ્રેન અમદાવાદ થી મુંબઈ સેંટ્રલ સ્ટેશન માટે ની પ્રીમિયમ ટ્રેન તેજસ એક્સપ્રેસ ને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ લીલી ઝંડી બતાવી અમદાવાદ રેલ્વે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું ત્યારે સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો સહિત અનેક આગેવાન ઉપસ્થિત હતા આ પ્રસંગે શ્રી રૂપાણીએ કહયું કે દેશની બીજી ખાનગી તેજસ એક્સપ્રેસ ટ્રેનનો અમદાવાદ થી શુભારંભ થવો એ ગુજરાત માટે ગૌરવ ઘડી છે પરીવર્તનનો યશ પ્રધાનમંત્રી મોદીને આપતાં તેમણે ઉમેર્થું હતું કે રેલ્વેને પરંપરાગત ઢાંચામાંથી બહાર લાવી તેજસ એક્સપ્રેસ જેવી આધુનિક ટ્રેન શરૂ કરવાનું કામ મોદી સરકારની ઉતમ સફળતા છે

ટ્રેન બંન્ને દિશાઓમાં નડિયાદ વડોદરા ભરૂચ સુરત વાપી તથા બોરીવલી સ્ટેશનો ખાતે થોભશે

પ્રવાસીઓ ને ભોજન ચા કોફી અને પીવાનું પાણી પૂરું પાડવા ઉપરાંત આ ટ્રેનમાં એવી અનેક સુવિધા પ્રવાસીઓ ને અપાઈ છે

સમગ્ર દેશ માથી પ્રવાસીઓ રેલ્વે દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોચી શકે તેવું મહત્વાકાંક્ષી આયોજન રેલ્વે તંત્ર દ્વારા અગ્રતા ના ધોરણે હાથ ધરાયું છે જેમ ગુજરાત સરકાર પણ ઝડપી સહયોગ આપી રહી છે આ બેઠક માં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ માહિતી આપી હતી કે વડોદરા કેવડીયા નવી લાઇન નાંખવા માટે ની જમીન સંપાદન પૂરું થઈ ગયું છે તેમણે ગુજરાતમાં યાલતા ગેજ કન્વર્ઝન અને ગેજ ડબલિંગ ના કાર્યો સત્વરે પૂરા કરવાનો આગ્રહ રેલ્વે મંત્રી પિયુષ ગોયલ ને કર્યો હતો

પરિષદના આયોજન સમિતિના અધ્યક્ષ ડોક્ટર સુધીર શાહે જણાવ્યું હતું કે ભારતમાં એક કરોડ લોકો વાઈ આંયકી ખેંયથી પીડાતા હોવાનો અંદાજ છે જે વિશ્વમાં દર્દીઓની સરખામણીમાં છક્રો ભાગ છે

મોટા ભાગના કિસ્સાઓમાં આ રોગનો સંપૂર્ણ ઉપયાર શકય છે છેલ્લા કેટલાક વર્ષોમાં આ રોગ અંગે ચાલી રહેલા સંશોધનો અને અદ્યતન ટેકનોલોજીનાં કારણે વાઈ આંચકી ખેંચનો વધુ સારો ઉપચાર અને સંભાળ શક્ય બન્યા છે ડોક્ટર શાહે જણાવ્યું હતું કે ત્રણ દિવસની આ પરિષદ દરમિયાન અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે એપિલેપ્સી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

ગોલ્ડ મેડલ જીત્યા બાદ કલ્યાણીએ આકાશવાણીને આ રીતે પ્રતિભાવ આપ્યો

જેનો વિષય યોગ આરોગ્ય સંવાદિતા અને શાંતિ મહાત્મા ગાંધીના વિચારો સંદર્ભે રાખવામાં આવ્યો છે આજથી શરૂ થયેલા આ પરિસંવાદમાં દેશભરમાંથી ત્રણસો જેટલા પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે ત્રણ દિવસ સુધી ચાલનારા આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં વિવિધ વિષયો ઉપર અનુભવી તજજ્ઞો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્દેશી મે લખાયેલા આ પોસ્ટકાર્ડ નો જથ્થો પોસ્ટઓફિસ માં જમા કરાવવા માટે જિલ્લા ભાજપ એકમ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ તથા શહેર પ્રમુખ વિરેન્દ્ર આયાર્ય સહિત કાર્યકરો હાજર હતા ભાજપ યુવા મોરચાના જીલ્લા પ્રમુખ મૃગેશ રાઠોડે કહયું હતું કે નાગરિકતા સુધારા કાયદા વિષેની ભ્રમણા નું જનમાનસ માથી નિવારણ કરવા માટે કાર્યકરો ઘેર ઘેર ફરવાના છે

પોરબંદર રાજકોટ અને કચ્છ જિલ્લા માં શીત લહેર ની સર્વાધિક અસર વરતાશે

ગુજરાતના વિવિધ જિલ્લામાથી ઠંડીની અસરથી જનજીવન ખોરવાયું હોય તેવા અહેવાલ મળી રહ્યાં છે

દરિથાકાંઠો ધરાવતા આ જિલ્લામાં ખેડૂતો અને માછીમારો પરેશાન જણાયા છે અરવલ્લી જિલ્લા માં નાની નાની ટેકરીઓ વચ્ચે પસાર થતાં માર્ગો ઉપર ગાઢ ધુમ્મસ છવાતા વાહન વ્યવહાર ને અસર થઈ હતી રાજકોટ જિલ્લામાં સવારનો સમય ધરાવતી શાળાઓ અરધો કલાક મોડી શરૂ કરવાનું ફરમાન જિલ્લા શિક્ષણાધિકારી એ બહાર પાડ્યું છે કચ્છ જિલ્લા માં પણ સવારે યાલતી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનો સમય અરધો કલાક મોડો કરાયો છે કોમનવેલ્થ રાષ્ટ્રમંડળના મહાસચિવ બોરોનેસ પેટ્રીશીયાએ આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાની મુલાકાત લીધી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ તેમને સરદાર સાહેબની પ્રતિમાનું સ્મૃતિ ચિન્હ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશેની કોફી ટેબલ બુક અર્પણ કરી હતી